અંદાજે દોઢ કલાકના કાર્યક્રમમાં ગીત સંગીત નૃત્ય અને મલ્ટી મીડીયા શો યોજવાનો છે અમેરીકામાં મુળ ભારતીયોના યોગદાનને તેમાં રજુ કરાશે આ અંગે સ્પર્શ શાહે કહયું કે પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં આયોજીત કાર્યક્રમમાં રાષ્ટ્રગીત ગાવા આમંત્રણ એ મારૂ ગૌરવ છે હ્યુસ્ટનના એક હજાર ઉપરાંત ગુજરાતીઓ મેગા દાંડીયા રજુ કરવાના છે અમારા સંવાદદાતા જણાવે છે કે એનઆરજી સ્ટેડીયમ ખીયોખીય ભરાયું છે અને ભારત માતા કી જયના નારા લાગી રહયાં છે તેઓ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની રાહ જાઈ રહયાં છે હાઉડી મોદી કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી ગાંધી સંગ્રહાલય માટે ભૂમિપુજન કરશે તથા ગુજરાતી સમાજ હ્યુસ્ટન કેન્દ્ર અને સિાધ્ધ વિનાયક મંદીર હ્યુસ્ટનનો આરંભ કરશે બાદમાં તેઓ ન્યુયોર્ક જવા રવાના થશે

ઓ ને મબ્યા જે કંપનીઓએ રાઉન્ડ ટેબલ મીટીંગમાં ભાગ લીધો એમાંથી કેટલીક કંપનીઓના ભારતમાં વ્યવહાર કરી રહી છે ઉર્જા ક્ષેત્રે અમેરીકાની ટેલુરીયન કંપની અને ભારતની પેટ્રોનેટ એલ એન જી

પર ફસ્તાક્ષર થયા પેટ્રેનિટ અમેરિકા ખાતે સૂચિત એલ એન જી

એસ ડોલરનું રોકાણ કરશે

એન જી મેળવશે કંપનીઓએ સી

એ વેપારમાં સરળતા રહે તે માટે ભારત સરકાર દ્વારા કરાયેલા પ્રથાસોને બિરદાવ્યા હતા તેઓ ભારતીય અર્થવ્યવસ્થા અંગે સકારાત્મક વલણ સુધારા અને નીતિઓને ટેકો આપ્યો હતો વિદેશ મંત્રાલયના પ્રવકતાએ જણાવ્યું કે મુખ્ય અધિકારીઓએ ભારત સરકારે લીધેલા પગલા આવકાર્યા હતા અને ભારતમાં મુડીરોકાણ માટે તત્પરતા દર્શાવી હતી બેઠકમાં પેરટ ગ્રુપ ફીલવુડ એકઝોનોબીલ એર પ્રોડકટસ બેકર ફયુજીસ બી પી

ટવીટર પર શ્રી મોદીએ જણાવ્યું કે ભારતના વિકાસ માટેની તેમની તમન્નાથી આનંદ થયો છે સરકારે લીધેલા મહત્વના નિર્ણયોને પણ તેમણે આવકાર્યા હતા પ્રધાનમંત્રીએ કાશ્મીરી પંડીતોનું પ્રતિનિધિમંડળ પણ મળ્યું હતું અને તેમણે દેશના વિકાસ અને સશકિતકરણના પગલાંની પ્રશંસા કરી હતી પ્રધાનમંત્રીને દાઉદીવોરા સમાજના લોકો પણ મળ્યા હતા અને વિસ્તૃત યર્યાઓ કરી હતી દાઉદીવોરા સમાજે શ્રી મોદીનું સન્માન કર્યુ અને સૈયદના સાહેબની ઈન્દોરની તેમની મુલાકાત યાદ કરી હતી

ધનોઆએ જણાવ્યું કે રાફેલ યુધ્ધ વિમાનોના સમાવેશથી ફવાઈદળે દક્ષિણ એશિયામકાં મહત્વનો ફેરફાર લાવશે દુરદર્શન સમાયાર સાથેની મુલાકાતમાં તેમણે કહથું કે ભારતની આ ક્ષમતાની બરાબરી કરી એવી ક્ષમતા અન્ય કોઈમાં નથી શ્રી ધનોઆએ કહયું કે હવાઈદળમાં પાયલટની કોઈ અછત નથી

સવારે સાત થી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે જીલ્લા યુંટણી તંત્ર ધ્વારા સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ધારાસભ્ય અશોકસિંહ યંડેલને અદાલતે ગેરલાયક ઠરાવતાં આ બેઠક ખાલી પડી હતી ભાજપ કોંગ્રેસ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજપાર્ટી સહિત નવ ઉમેદવારોએ યુંટણીમાં ઝુંકાવ્યું છે

તેમણે કહયું કે તેનાથી ઉત્તરપ્રદેશનો એક દ્રીલીયનનું અર્થતંત્રનો લક્ષ્યાંક હાંસલ થઈ શકશે શ્રી યોગીએ આજે લખનઉમાં આઈઆઈએમ ખાતે પત્રકારો સાથેની વાતયીતમાં આ મુજબ જણાવ્યું હતું

હૈદરાબાદમાં સ્વર્ણભારત ટ્રસ્ટ આયોજીત વિનામુલ્યે તબીબી શિબિરનો આરંભ કરતાં તેમણે જણાવ્યું કે જીવનશૈલી આધારીત રોગો અટકાવવા માટે તબીબી કોલેજા અને સંસ્થાઓએ લોકજાગૃતિ ઉલી કરવી જાઈએ ઉપરાષ્ટ્રપતિએ કહયું કે લોકો આરોગ્યની કાળજી લેવામાં બેદરકાર હોય છે અને પરીણામે તેની મોટી કિંમત યુકવવી પડે છે તેમણે રોગની સારવાર કરતાં અગાઉથી જ કાળજી લેવા ભાર મુકથી અને તે માટે આરામપુર્ણ જીવનશૈલી અને બીન આરોગ્યપ્રદ ખોરાકની ટેવને જવાબદાર ગણાવી તેમણે આ માટે નિથમિત કસરત અને શારીરીક પ્રવૃતિ જરૂરી ગણાવી આ પ્રસંગે તેલંગણાના રાજ્યપાલ ડોકટર તમીલીસાઈ સુંદરરાજન હાજર રહયા હતા

પરંતુ મોદી સરકાર માટે આ રાષ્ટ્રીય એકતા અને દેશભકિતનો પ્રશ્ન છે

પાકિસ્તાન સાથે યુધ્ધ વિરામ પંડીત નહેરૂએ જાહેર કરતાં પાકિસ્તાન હસ્તકના કાશ્મીરનું સર્જન થયું છે

એના કારણે ત્રાસવાદને પ્રોત્સાહન મળતું હતું તથા નાણાંકીય ભ્રષ્ટાયાર પણ થતો હતો કાશ્મીરમાં ત્રણ વંશ દ્વારા સત્તા હાંસલ કરીને ભ્રષ્ટાયાર વિરોધી દળને કામગીરી કરવા દીધી નથી હવે તેઓને અસર થઈ છે ગૃહમંત્રીએ દાવો કર્યો કે હવે કાશ્મીરમાંથી ત્રાસવાદનો અંત આવશે અને આર્થિક પ્રગતિ થશે

તેમણે પાકિસ્તાનની ટીકા કરી કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દ ઉછાળે છે પરંતુ કોઈ દેશે તેને ટેકો આપ્યો નથી શ્રી સિંહે જણાવ્યું કે કાશ્મીર પર પાકિસ્તાનને કોઈ અધિકાર નથી પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ તેને ફસ્તકના કાશ્મીરની મુલાકાત લીધી ત્યારે લોકોને સરફદ પર નહી જવા જણાવ્યું હતું શ્રી સિંહે કહયું કે એ સારૂ થયું નહી તો તે લોકો પાછા ફરી શકથા ન હોત

એ

ના મૂડીરોકાણ માટેના ઉચ્યસ્તરીય કાર્યદળની બેઠક આજે અબુધાબીમાં યોજાશે અબુધાબી મૂડીરોકાણ સત્તામંડળના વડા શેખ ફમાદ બીન ઝાયલ અન નહયાન પણ બેઠકના સહ અધ્યક્ષ હશે